યુએન સિક્યુરિટી કાઉન્સિલના અસ્થાથી સભ્ય બન્યા પછી પીએમ મોદીનું આ પહેલું સંબોધન બની રહ્યું સંયુક્ત રાષ્ટ્રને તેમના વર્ચુઅલ સંબોધનમાં પ્રધાનમંત્રી કહ્યું કે અમે દરેકને ખોરાક માટે અન્ન સુરક્ષા લાવ્યા છીએ

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત અમદાવાદ અને ગાંધીનગરની સમીક્ષા કરી ફતી

નેહલ ઠકકર સમીક્ષા બેઠક કલેકટર કચેરી રાજ્ય મંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણ ભાઈ આફીરે કલેક્ટર કચેરી ભુજ ખાતે કોરોના મફામારીમાં સંક્રમણની ગંભીરતાને ધ્યાને રાખી સાવચેતી અને તકેદારીના ભાગરૂપે પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી ફતી જેમા કલેક્ટરશ્રી આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ વહિવટીય અધિકારીશ્રીઓ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ સંબધિત અધિકારીશ્રીઓ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને જિલ્લામા કોરોના સંક્રમણની સ્થિતિને નિયંત્રણ કરવા માટેના ઉપાયો તેમજ સધન સર્વેલન્સ વગેરેની સૂચનાઓ સાથે એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી હતી

ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા નવો દિલ્હીના એમ્સના નિર્દેશક ડો રણદોપ ગુલેરીયાએ જણાવ્યું હત કે રાજયમાં કોરોનાના મત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો જે મોટી સફળતા છે તેમણે રાજય સરકાર દવારા અપનાવેલા ધનવંતરી રથ સઘન પરીક્ષણ કોરોનાની સારવારમાં ખાનગી ડોકટરોની ભાગોદારી કોરોનાની સ્થિતિ ઉપર દેખરેખ રાખવા સી અમ ડેશબોર્ડ જેવા પગલા ઓનો પ્રશંસા કરી હતી અને કહયું હતું કે કોરોનાના કસ નિયંત્રણમાં લાવવા અમદાવાદ મહાનગર પાલિકાએ અપનાવેલી નીતિ અન્ય શહેરો માટે ઉદાહરણરૂપ છે